સાથેની મુલાકાત થી કર્યો તેમણે સમરકંદ ગવર્નર સાથે ની આ મુલાકાત બેઠક દરમ્યાન ગુજરાત ઉઝબેકિસ્તાન વચ્ચે વેપાર ઉદ્યોગ ની અપાર સંભાવનાઓ અંગે પણ યર્યા વિયારણા કરી હતી વિજયભાઈ રૂપાણી આજે સવારે તાસ્કન્ડ થી બુલેટ ટ્રેન માં ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે પ્રવાસ કરીને સમરકંદ પહોંચ્યા છે તેમણે આ પ્રવાસ દરમ્યાન ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસિડેન્ટ ઇક્રમોવ સાથે ગુજરાત ના ખેડૂતો માટે ઉઝબેકિસ્તાનમાં વેપાર ઉદ્યોગ ની તકો વિશે પરામર્શ કરીને કર્યો હતો મુખ્યમંત્રી આજે દિવસ દરમ્યાન સમરકંદ માં બિઝનેસ ટુ બિઝનેસ બેઠકો ની શ્રુંખલા માં સમરકંદ ના ગવર્નર સાથે ઉપસ્થિત રહેવાના છે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ ના માનમાં સમરકંદ ના ગવર્નર દ્વારા આજે બપોર ના ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે વિજય ભાઈ રૂપાણી બપોર બાદ સમરકંદ સ્ટેટ યુનવર્સિટીના ઈન્ડિયા સ્ટડી સેન્ટર ની મુલાકાત લેશે

આ પેટા યૂંટણીમાં અમદવાદ વડોદરા અને જૂનાગઢ મહાનગરપાલિકાઓની કુલ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

યૂંટણી રાજ્ય વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા એમ છ બેઠકો ઉપર થનારી પેટા ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્નાએ જણાવાયું હતું કે તમામ બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી થઈ ગઈ છે અને કર્મચારીને તાલિમ અપાઈ ગઈ છે

અમારા મહિસાગરના પ્રતિનિધિ જણાવે છે કે લુણાવાડા ખાતે યોજાનારી યુંટણી માટે યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલીને ઇવીએમ અને વીવીપેટ વિભાગ પ્રમાણે પોલીસ સ્ટાફને વિતરીત કરાયાં હતા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે રાધનપુર વિધાનસભા યુંટણી માટે શાંતી સ્વચ્છ અને સ્વતંત્ર યુંટણી યોજાય તે માટે યુંટણી દરમિયાન નશીલા પદાર્થોના ઉપયોગની શકયતા નિવારવા મત ગણતરીના દિવસ સુધી નશીલા પદાર્થોનુ વેયાણ થતુ હોય તેવા સ્થળો બંધ રાખવાનો આદેશ કરાયો છે ફિલ્મ મહોત્સવ ભારતના પચાસમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રથમવાર ફિલ્મ બનાવનારા નિર્માતા તથા દિગદર્શકોની સ્થાન પામેલી ફિલ્મોના નામની જાહેરાત કરાઈ છે

અભિષેક શાહ દ્વારા દિગ્દર્શિક અને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારી ગુજરાતી ફિલ્મ હેલ્લારો તથા મનુ અશોકનની મલયાલમ ફિલ્મ ઉથારે પ્રથમ ફિલ્મના સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકની સ્પર્ધામાં સ્થાન પામી છે ચલચિત્રમાં કલાસૌંદર્ય ટેકનીક અને નવતર ટેકનોલોજીની દ્રષ્ટિએ નવું ઉદાહરણ પુરૂ પાડનાર ફિલ્મને સીલ્વર પિકોક પ્રમાણપત્ર તથા દસ લાખ રૂપિયાનું રોકડ ઈનામ અપાશે અંધજન મંડળ રાષ્ટ્રીય અંધજન મંડળ જૂનાગઢ ના યજમાન પદે આજે પ્રજ્ઞાયક્ષુ ભાઈઓ બહેનો માટે સ્પે